છ દાયકાથી પણ વધુ સમય સક્રિય રાજકારણમાં પસાર કરનાર અને કલાના વિદ્વાનના અનમે જાણીતા કરુણાનિધિએ ચેન્નાઈના કાવેરી હોસ્પીટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહીત દેશભરના નેતાઓએ તેમને અંજલી પાઠવી હતી

ત્યાર બાદ અંતિમ વિધિ થશે

તેનાં બેન્કની થાપણો પરના વીમાકવચ અને દ્રબતી બેન્કને તારવા માટેની જાગવાઇઓ અંગે સંદેહ ઉભી થયો હતો ગયા વર્ષે ઓગસ્ટમાં આ ખરડો રજૂ થયા બાદ ગૃહની સંચુક્ત સમિતિને સોંપવામાં આવ્યો હતો આજે નાણાં રાજ્યમંત્રી શ્રી રાધાક્રષ્ણને ખરડો પાછો ખેંચતી દરખાસ્ત કરી હતી જેને ગૃહે મંજુરી આપી છે ગયા અઠવાડિયે સમ્મિતિનો અહેવાલ રજૂ કરાયો હતો અને તેમાં દરખાસ્ત પાછી ખેંચવા પર સંમતિ થઇ હતી

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિ પસિંહ પૂરીએ લોકસભઆમાં આ માહિતી આપી હતી

સ્ટ્રીટ લાઈટ લગાવવાનો છે શ્રી પૂરીએ કહ્યું કે આ ઉદ્દેશને હાંસલ કરવા એવા રાજ્યો કે જેણે આ બાબતે કોઈ દરખાસ્ત કરી નથી તેવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલ ઈ ડી સ્ટ્રીટ લાઈટ માટે દરખાસ્ત મીકલવા જણાવ્યું છે

મોફનભાઈ પટેલને આજે ઇન્ડિયન પ્લેનેટરી સોસાઈટી દ્વારા શરૂ કરાચેલો પ્રથમ ભાસ્કર એવોર્ડ આપવામાં આવશે

મોફનભાઈ પટેલે એક અર્થમાં ધરતી ગગન સુધીની સફર ખેડી છે વિદેશમાં અભ્યાસ કરીને મુંબઈમાં ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભું કર્યું છે શિક્ષણ અને કાલથી લઈને વિજ્ઞાન કૃષિ તેમજ આદિવાસીઓ ના વિકાસના અનેક પ્રીજેક્ટોમાં તન મન ધનથી મદદ કરીને સમાજ સેવાના ક્ષેત્રે પાયાની કામગીરી કરી છે

તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ આસામમાં નાગરિક નોંધણીપત્રકના વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા પરિણામે સભાપતિ વૈકેયા નાયડએ ભોજન વિરામ બાદ બે વાર ગૃહ મોકૂક રાખ્યું હતું

ભાજપના અમીત શાહે જણાવ્યું કે એન ડી એ

રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે સરકારે વરસાદ ખેંચતા જ ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પ્રતિદીન અથ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે